ત્યારે જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોની સમૃધ્ધિ માટે જિલ્લા તંત્ર ગેડા અને પી

ગીર વિસ્તારના ખેડૂતોને પણ સિંચાઈનો લાભ મળે અને વીજ કનેક્શનના અભાવે તેમને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગીરના ખેડૂતો માટે સૂર્ય શક્તિ પંપ યોજના આશિર્વાદ સમાન બની છે જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં મેંદરડા અને આસપાસના ગીર વિસ્તારમાં યોજના શરૂ કરવામાં આવી છે ઉર્જા વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી સૂર્ય શકિત કિશાન યોજના હેઠળ ખેડૂતો કૃષિ ઉત્પાદન સાથે વીજળીની ખેતી કરી વીજ ઉત્પાદન કરીને પોતાની આવક વધારી શકે છે અને ખેતી ઉપરાંત આ યોજનાથી વીજ ઉત્પાદનની વધારાની આવક મેળવી શકે છે ખેડૂતોએ તેમના ખેતરોમાં સૌરઉર્જા માટે પેનલો લગાવેલ છે

આ યોજનામાં દિવસ દરમિયાન વીજ પુરવઠો આ ફીડરમાં ચાલુ રહેતો હોવાથી આવક સાથે રાત્રિ દરમિયાન કૃષિ પાકોને પાણી વાળવા જવુ પડતુ નથી રાજ્યમાં નૈત્રત્ય ચોમાસું દક્ષિણ મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સ્થિર થયું છે તેના પરિણામે નવસારી વલસાડ દાદરા નગર હવેલી દમણ સુરત ખેડા આણંદ ભરૂચ ડાંગ વડોદરા નર્મદા વગેરે જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે

જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની કે ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શકયતા છે દરમિયાન સેલવાસમાં સાર્વત્રિક વરસાદ થતાં મધુબન ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડતા દમણગંગા નદીનું જળ સ્તર વધ્યું છે

તેના કારણે નેશનલ હાઈવે ને જોડતો અથાલ પુલ વાહનવાયવહાર માટે બંધ કરાયો કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં મેઘ મહેર અવિરતપણે ચાલુ જ છે

સેલવાસ વહીવટીતંત્ર દમણગંગાના નીચાણવાળા વિસ્તારો વસવાટ કરતા લોકો ને જો આવશ્યકતા પડશે તો સ્થળાંતર કરવાની તૈયારી કરી દીધી છે

કેન્દ્ર સરકારે દેશના તમામ શહેરી સ્થાનિક એકમોને વરસાદી પાણીના સંગ્રહ માટે અસરકારક દેખરેખ અને તેમના વિસ્તારોમાં ઓછામાં ઓછા એક જળાશયને પુર્નજીવિત કરવા માટે એક વિભાગ સ્થાપવા માટે અનુરોધ કર્યો છે કેન્દ્રિય આવાસઅને શહેરી મંત્રાલયે શહેરોમાં જળ સંરક્ષણ માટે આપેલા દિશા નિર્દેશોમાં જણાવ્યું છે કે શહેરોમાં કેટલું ભૂગર્ભ જળ ઉલેચવામાં આવ્યું અને કેટલું જમીનમાં ફરી વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો તેની માહિતી વિભાગે મેળવવાની રહેશે

હવે આવતીકાલે ઉમેદવારી પત્ર ચકાસણી અને મંગળવારે ઉમેદબારી પત્ર પરત ખેંચાવવાની પ્રક્રિયા પૂર્ણ થયે છેલ્લ્રું ચિત્ર સ્પષ્ટ બનશે સાઉદી અરેબિયાના ભારતીય હજ મિશને હજયાત્રિકોની સુવિધા વધારવા તથા વધુ લોકો સુધી પહોંચવા ડિજીટલ ટેકનોલોજીનો સ્વીકાર કર્યો છે ભારતના રાજદૂત ડોકટર ઓસફ સઇદે જણાવ્યું હતું કે હજયાત્રિકો સાથે સીધો સંપર્ક સ્થાપવા માટે શરૂ કરાયેલી હજ એપ ની મદદથી ફરિયાદો મેળવીને તેનો ઉકેલ લાવવો તથા પ્રતિભાવ મેળવવા જેવી કામગીરી પણ કરાશે ડોકટર સઇદે પત્રકાર પરિષદ બોલાવીને આ જાહેરાત કરી હતી આ પ્રસંગે કોન્સ્યુલ જનરલ મહંમદ નૂરરહેમાન શેખ પણ ઉપસ્થિત રહ્યા હતા

ફેબ્રુઆરી માસમાં લેવાયેલી જીપીએસસીની પરિક્ષામાં એક હજારથી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી સુરતના અંકિત ગોહિલે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે અંકિતના પરિણામ બાદ પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે અંકિતે જણાવ્યું કે તેણે આ પરીક્ષા માટે સતત મહેનત કરી હતી જેમાં એના પરિવારનો સહયોગ હતો